તેમજ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે

જેમાં સાંસદોને સમગ્ર દેશમાં અદાલતોમાં પ્રેકટીસ કરવાથી રોકવાની માંગષ્ટી કરી હતી એટર્ની જનરલ કે

વેશ્વુગોપાલે ગંભીર દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં જજ્ઞાવ્યું કે કેરળમાં એક કરોડ લોકો ઘરવિહોજ્ઞા બન્યા છે

એશિયાડ કુસ્તીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડો છે આ પહેલા બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ખાસ વાત એ છે કે કોમનવેલ્થમાં પણ દેશને મહિલા કુસ્તીનું પ્રથમ ગોલ્ડ મેડલ તેની મોટી પિતરાઈ બહેન ગીતા ફોગટે અપાવ્યો હતો

આજે ગાંધીધામથી રાહત સામગ્રીનાં ત્રણ કન્ટેનરો રવાના કરાયાં હતાં આ કાર્યમાં સંકુલના તમામ નાગરિકોનો સહયોગ સાંપડયો હતે કેરાલા સમાજના પ્રમુખ કે મેથ્યુ અને મધુ મેનનના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ લાયન્સ ક્લબ ઈન્ટુક યુનિયન અને અન્ય સંસ્થાઓના સહયોગથી ફૂડ પેકેટ પાણી દવાઓ નવા કપડાં સેનેટરી નેપ્કિન તૈયાર નાસ્તાનાં પેકેટ બાળકોનાં કપડાં સહિતની રાહત સામત્રી સાથેનાં ત્રણ કન્ટેનર આજે કોચીન ખાતે રવાના કરાયાં હતાં

સહયોગ બદલ કેરાલા સમાજ દ્વારા સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી